તેમાં જમ્મુકાશ્મીરમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની જાગવાઇ છે તથા લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશની પણ જાગવાઇ છે શ્રી શાહે જણાવ્યું કે જમ્મુકાશ્મીર ભારતનો અખંડ ભાગ છે અને સંસદને તે અંગેના કાયદા ઘડવાનો અધિકાર છે આ ખરડા દ્વારા જમ્મુકાશ્મીર ભારતના અભિન્ન અંગ તરીકે રહે તેવી બાબતની ખાતરી થાય છે નિયમો ભંગ અંગેના કોંગ્રેસના આરોપો ફગાવતા શ્રી શાહે પડકાર ફેકીને જમ્મુકાશ્મીર અંગે વલણ સ્પષ્ટ કરવાની માગણી કરી હતી શ્રી શાહે કહ્યું કે જમ્મુકાશ્મીરમાં પાકિસ્તાન ફસ્તકના કાશ્મીરનો અને અક્ષય ચીનનો પણ સમાવેશ થાય છે ગૃહમંત્રીએ આ ખરડો રજૂ કર્યો ત્યારે વિરોધપક્ષ સાથે ગરમાગરમી થઇ ગઇ હતી યર્યામાં ભાગ લેતા કોંગ્રેસના મીનષ તિવારીએ તેને બંધારણીય આફત ગણાવી તથા સ્થાનિક લોકોને પૂછ્યા વિના જ સરહદ બદલવાની બાબત અયોગ્ય ગણાવી ભાજપના જુગલકિશોરે કહ્યું કે વિશેષ દરજ્જાથી જમ્મુકાશ્મીરને કોઇ લાભ મબ્યો નથી અને તેનો વિકાસ થયો નથી કોંગ્રેસના અધિરંજન યૌધરીએ સરકારના આ પ્રયત્નો સામે પ્રશ્નાર્થ કર્યો ડીએમકેના ટી આર બાલુએ આ બાબત અંગે અસંતોષ વ્યક્ત કર્યો તૃણમૂલકોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાથે કહ્યું કે જમ્મુકાશ્મીરમાં કોઇ અત્યાચાર ન થવો જાઇએ તેમણે વિરોધમાં ગૃહત્યાગ પણ કર્યો હતો કેન્દ્રિયમંત્રી જીતેન્દ્રસિંહે સરકારના નિર્ણયને આવકારી તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો જનતાદળ યુનાઇટેડે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

બીજુ જનતાદળના સાંસદ પિનાકી મિશ્રાએ તેમના પક્ષનો ટેકો જાહેર કર્યો અને આ બહ્ જૂનો મુદ્દો દૂર કરવાની જરૂર પર ભાર મૂક્યો તેમણે કેન્દ્ર પર વિશ્વાસ મૂકવા જમ્મુકાશ્મીરના લોકોને અનુરોધ કર્યો

આ ઐતિહાસિક ભૂલ નરેન્દ્ર મોદી સરકાર સુધારી રહી છે સરકારના નિર્ણયનું તેલંગણા રાષ્ટ્રસમિતિએ ટીઆરએસ એ પણ સમર્થન કર્યું નામા નાગેશ્વરરાવે આ ખરડાને ટેકો આપ્યો

પાકિસ્તાન ફસ્તકના કાશ્મીર અંગે પણ સ્પષ્ટતા કરવા તેમણે જણાવ્યું હતું નેશનલ કોન્ફરન્સના હસનન મસૂદીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો અને તેનાથી વિશ્વાસભંગ થયાનું જણાવ્યું ભાજપના લદ્દાખના સાંસદ નામગ્યાલે જણાવ્યું કે અગાઉ થયેલી ભૂલો સુધારવામાં આવી છે સૌપ્રથમવાર લદ્દાખના લોકોની લાગણીઓ સાંભળી છે યુપીએ સરકારમાં લદ્દાખમાં યુનિવર્સિટીની માંગણી કોઇએ સાંભળી નહોતી જે મોદી સરકારે પૂરી કરી છે લદ્દાખની આબોહવા કે ભૌગોલિક બાબતો પર કોઇએ ધ્યાન આપ્યું નથી

રાજયસભામાં ગઇકાલે આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો ગૃહમાં જમ્મુ કાશ્મીર પૂર્નગઠન ખરડો ધ્વનિમતથી પસાર કરાયો હતો

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે લદ્દાખના સાંસદે લદ્દાખના લોકોની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ રજૂ કર્યું છે તેમણે કહ્યું કે યુવા સાંસદ મિત્ર નામગ્યાલે ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી છે

તેમણે શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને સાકાર કરાયાનું જણાવ્યું

અને તેનો પાકિસ્તાન લાભ લઇ રહ્યું હતું

દરમિયા શ્રી રણબીરસિંહે જમ્મુકાશ્મીરના લોકોને શાંતિ જાળવવા અને દુશ્મનની ચાલમાં ન ફસાવા અનુરીધ કર્યો છે તેમણે કહ્યું કે લશ્કર દ્વારા તકેદારી ઉભી કરવામાં આવી છે તેમણે કોઇપણ અફવાતી દૂર રહેવા અને જા કોઇ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો સખ્ત કાર્યવાહીની ચીમકી આપી હતી

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણીને જણાવ્યું કે નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કરતાં ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો છે પાકિસ્તાનના ગોળીબારથી કોઇ ઇજા થઇ નથી

અયોધ્યા જમીન વિવાદનો મધ્યસ્થતા વડે ઉકેલ મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી સર્વોચ્ય અદાલતે આ કેસની સુનાવણી દૈનિક ધોરણે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેંંચ આ કેસની સુનાવણી કરી રહી છે આ બેંચના અન્ય ન્યાયાધીશો એસ એ

ચંદ્રયુડ અશોક ભૂષણ અને એસ

નઝીર હો સર્વોચ્ય અદાલતે ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ

કલીફૂલ્લાના વડપણ હેઠળની ત્રણ સભ્યોની મધ્યસ્થી સમિતીએ સતત પ્રયાસ કર્યા છતાં કોઇ નક્કર પરિણામ મેળવી શકાયું ન હતું

લોકસભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિથા શ્ર્લેએ ફારૂક અબ્દુલ્લાની ગેરહાજપી અંગે પ્રશ્ન કર્યો હતો અને ચર્ચામાં તેમની હાજરી જરૂરી ગણાવી હતી

છેલ્લાં બે અઠવાડિયાથી થઇ રહેલા દેખાવોના પગલે પોલીસ સાથે અથડામણના બનાવો નોંધાથા છે